વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ્રકુમારે આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં જજ્ઞાવ્યું કે પાકિસ્તાને વાટાઘાટો માટે એક અનુકુલ વાતાવરણ બનાવવું પડશે તેમલે સ્પષ્ટ કર્યું કે પત્રોશ્રી દેશ સાથે વાટાઘાટો હાલ કોઈ દરખાસ્ત નશ્ચી અમેરિકા દ્વારા ઈરાન પર આગલા મહિનાથી પ્રતિબંધોના બીજા રાઉન્ડની રજૂઆત વિરો પૂછવામાં આવતા પ્રવક્તા રવિશકુમારે જજ્ઞાવ્યું હતું કે ભારતે પોતાની ઊર્જની જરૂરિયાતોની સુરક્ષા કરવી પડતો તેમણે જજ્ઞાવ્યું કે ભારત આ મુદ્ય પર અમેરિકા અને ઇરાન સાથે સંપર્કમાં છે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ વધુમાં જજ્ઞાવ્યું કે અમેરિકાના વિદેશ્રમંત્રી માઇક પોમ્પિયોની ભારત યાત્રા દરમિયાન આ મુદ્દો ઉદવો હતો શ્રી રવિશહુમારે જજ્ઞાવ્યું કે એચ વન બી વિઝાના મુદ્દા પર ભારત અમેરિકા સાથે સંપર્કમાં છે તેમજ્ઞે જજ્ઞાવ્યું કે કુશળ ભારતીયોએ અમેરિકાના અર્થતંત્રમાં મોટું યોગદાન આપ્યું છે શાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી ખાતે નેશનલ ડિઝાસ્ટેશ્વ મેનેજનેન્ટ ઓલોદીટીની છઠ્ઠી બેઠકની અધ્યજ્ઞતા કરી હતી બેઠકની અધ્યજ્ઞતા કરતાં શ્રી મોદીએ દેશને અસ્તર કરતાં આપત્તિઓનું અસરકારક સંચાલન અને આ સમસ્યાઓને જવાબ આપવાની જરૂરિયાત પર ભાર મુક્યો હતો

ડી એમ એ દ્વારા હાથ ધરાયેલા ચાલુ પ્રોજેક્ટ્રસની સમીક્ષા પક્ષ કરી હતી જીવન અને સંપતિને બચાવવા માટે અસરકારક પ્રતિભાવ લાવવા માટે વિવિષ હિસ્સેદારો વચ્ચે વધુ સારી સંકલનની જરૂરિયાત પર અને સંયુક્ત અભ્યાસ પર મોદીએ ભાર મૂક્યો હતો

આ લેઠકમાં ગૃહમંત્રી રાજનાથસિંહ નાણામંત્રી અરૂલ્ન જેટલી અને ક્રષિમંત્રી રાધામોહનસિંહ ઉપસ્થિત રહ્યા હતા શાહ કલ્પના એકતા રથયાત્રા દેશ્રાની એક્તા અખંડિતતાના શિલ્યી અને લોખંડી પુરૂષ તરીકે જગ્રપ્રસિદ્ધ મહાન રાષ્ટ્ર સપૂત સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ પ્રસંગે એક્તા રશ્વયાત્રા યોજવાનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે

આ યાત્રા દરમિયાન ગામમાં ગીતો રાષ્ટ્રીય એક્તા તથા સરદાર પટેલના જીવન ઉપર નાટકો ભજવાશે આજે બારડોલી ખાતેથી મુખ્યમંત્રી વિજયરૂપાછી એકતારથ યાત્રાનું પ્રસ્યાન કરાવશે

ત્યારે રણોત્સવની તૈયારીનો ધમધમાટ આરંભી દેવાયો છે

આ પર્વ અસત્ય પર સત્યના વિજયા પ્રતિક સ્વરૂપે મનાવવામાં આવે છે આજના દિવસની નવરાત્રી અને દુર્ગાપુજનના સમાપન સ્વરૂપે પણ ઉજવલી કરવામાં આવે છે જવારે જિલ્લામાં રાજ્યભરની સાથે દશેરાપર્વની ગઈકાલે લામલુમપુર્વક ઉજવવી કરાઈ હતી જમાં રાવજાદહનશ્રસ્ત્રપુજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા વહેલી સવારથી જ લોકોએ કાકડા જલેબીની જયાકત બહારો હતી જિલ્લામાં ગઈકાલે વિજયાદશમીના નવીચીજો પેરીદવાની ચાલી આવતી પરંપરા અનુસાર સાત કરોડ ડપિયાથી વધના નવા વાહનો વેચાયા હતા આ દિવસે ઈલેક્ટોનીક આઈટમો ખરીદવા સાથે લોકોએ વાહનોની પણ ખરીદી કરી હતી

નોમ અને દરોરા એક સાથે હોવાથી બપોર બાદ ખરીદીમાં ઉછાવો આવ્યો હતો

શલ્ત્રો સાથે મફાદેવ ગેટથી શરૂ થયેલી આ રેલી જુના બસ સ્ટેન્ડ ઇન્દ્રાબાઇ પાર્ક થઇને ઋ્યુબિલી સર્કલ પર્જોચી ફતી ત્યાંથી સ્વામિનારાયણ મંદીરની સામે આવેલી આશાપુરા સ્કુલમાં પહ્નેંચીને ક્ષત્રિય સમાજના અગ્રણીઓ દ્વારા શસ્ત્ર સમી વૃક્ષપુજન કરાયું હતું